ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા શ્રી નાયડુ આજે સવારે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ફતી તેઓ દિલ્હી પાછા ફરતા પહેલા કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરીયલની મુલાકાત લીધી ગત શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું પ્રથમ બે દિવસમાં નોંધપાત્ર સંખ્યામાં રોકાણ અંગેના કરારોની પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઇ હતી

મહિલા પોલીસને દુષ્કર્મ અથવા જાતીય સતામણીના કેસોની તપાસ કરવાથી લઇને સેનાની વિવિધ જરૂરિયાત પ્રમાણે કામગીરી સોંપાશે ઉલ્લેખનીય છે કે સેનામાં તબીબી કાનૂની શૈક્ષણિક તથા ઇજનેરી પાંખમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે

આ પ્રસંગે તેમની ઉપસ્થિતિમાં સંરક્ષણ ક્ષેત્રના ત્રણ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારબાદ ત્રીચીથી વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી કોઇમ્બતૂર ખાતેના ડિફેન્સ ઇનોવેશન હબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ તમિલનાડુનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર એ અલીગઢ પછીનો દેશનો બીજો કોરીડોર બનશે આ બંને કોરીડોર બનાવવાની જાહેરાત છેલ્લા સામાન્ય અંદાજપત્રમાં કરવામાં આવી હતી

રાજકપૂરની ફિલ્મો આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જે ફિલ્મો વિશ્વના ઘણાં દેશોમાં લોકપ્રિય બની હતી ગઇકાલે મુંબઇમાં ભારતીય સિનેમા અંગેના પ્રથમ રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે દેશના નાગરિકોને નવા વિચારો આપવામાં ભારતીય સિનેમાએ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે જેમાં શૌચાલયનું મહત્વ મહિલા સશક્તિકરણ રમતો જેવા વિષયો આધારીત ફિલ્મોએ તાજેતરના વર્ષોમાં સફળતા મેળવી હતી

આરતીબેન ભદ્દ બેંક મર્જ કેન્દ્ર સરકારના નાણામંત્રાલયના વિભાગે બેન્ક કર્મચારી ફોરમના ઉગ્ર વિરોધ વચ્ચે પેલી એપ્રિલ થી દેના બેંક વિજયા બેંકને બેંક ઓફ બરોડામાં ભેળવી દેવાનું એટલે કે મર્જર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે જિલ્લામાં આગામી એપ્રિલ મફિનાથી બેંક ઓફ બરોડા નવી લીડ બેંન્ક તરીકે કાર્યરત થસે

ત્યારે બેંન્ક કર્મચારીના બેંક બંધના વિરોધ વચ્ચે કન્દ્ર સરકારના આદેશની અમલવારી માટે જિલ્લામાં ગતિવિધી તેજ બનેલી જોવા મળી છે

તે અંતર્ગત શિપિંગ ક્ષેત્રે જાણીતી કંપની જે એમ

તે મુજબ દરિયાની અંદર તરાપી લઈ જઈ નિયમ અનુસાર ઉભા કરેલ સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવાશે સલામી અપાશે તેમજ રાષ્ટ્રધ્વજને લહેરાતો જોવા સ્પીડ બોટમાં શહેરીજનોને દરિયામાં લઈ જઈ આ ઐતિહાસિક અવસરના ભાગીદાર બનાવાશે